ન્યાયાધીશ અશોક ભૂષણ આર સુભાષ રેડ્ડી અને એમ

શાહની ખંડપીઠે એમ પણ કહ્યું કે પીએમ કેર્સ ફંડમાં ફાળો એ ચેરિટેબલ ટ્રસ્ટનું ભંડોળ છે કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એનડીઆરએફને આપવામાં આવેલા યોગદાન પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી બેંચે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે પીએમ કેર્સ ફંડ હેઠળ એકત્રિત કરવામાં આવેલા ભંડોળ એનડીઆરએફથી સંપૂર્ણપણે અલગ છે કોવિડ માટે રાષ્ટ્રીય યોજના સ્થાપવા માટેની રજૂઆત અંગે અદાલતે કહ્યું કે કેન્દ્ર દ્વારા તૈયાર કરેલી યોજના રોગચાળાને પહોંચી વળવા માટે પૂરતી છે

તેમણે કહ્યું કે પીએમકેર્સ ફંડનો ઉપયોગ પારદર્શક રીતે કરવામાં આવે છે

આ વેન્ટિલેટરનો ઉપયોગ કોવિડ દર્દીઓની સંભાળ રાખવા માટે કરવામાં આવે છે

નફાએ આજે પીએમ કે સ ફંડ અંગે સુપ્રીમ કોર્ટના યુકાદાને કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધીની નકારાત્મકતાને પ્રચંડ ધક્કા સમાન ગણાવ્યો છે

શ્રી નફાએ આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે અંગત અધિકાર માનીને પીએમ રાહત ભંડોળમાથી મેળવેલા નાણાં કુટુંબનાં ટ્રસ્ટમાં હિંમતભેર ટ્રાન્સફર કર્યા હતા રેંકિંગ દેશના ટેક્નોલૉજી ઈન્સ્ટિટયૂટનાં રેન્કિંગમાં આઇઆઈટી મદ્રાસે ફરીથી શ્રેષ્ઠ કેન્દ્રિય સંસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે ત્યારબાદ આઇઆઇટી બોમ્બે અને આઈઆઈટી દિલ્ફી છે ખાનગી સંસ્થાઓની કેટેગરીમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી ઓડિશા પ્રથમ રહી છે બીજા ક્રમે એસઆરએમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી આવે છે મહારાષ્ટ્રના પૂણેની કોલેજ ઑફ એન્જિનિયરિંગ રાજ્ય દ્વારા અનુદાનિત સ્વાયત સંસ્થાઓમાં પ્રથમ ક્રમે છે પ્રથમ વખત રેન્કિંગમાં મહિલાઓ માટે ઉચ્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે વિશેષ ઇનામ કેટેગરી પણ ઉમેરવામાં આવે છે

દેશના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ પાંચમી આવત્તિ છે

પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત શહેરી મિશન હેઠળ વિડીયો કોન્ફરન્સ દ્વારા પસંદ કરેલા લાભાર્થીઓ સ્વચ્છાગ્રહીઓ અને સફાઇકાર્મીઓ સાથે પણ વાતચીત કરશે

કૃષિ મંત્રાલયે જણાવ્યું કે કોવિડ રોગયાળાના લોક ડાઉન છતાં ભારતે વિશ્વની ખાદ્ય પુરવઠા શ્રેણીને ખલેલ ન પહોંચાડવાની કાળજી લીધી હતી અને નિકાસ ચાલુ રાખી હતી

આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભર કૃષિ અગ્રેસર છે નિકાસના પરિણામે ઉત્પાદકતામાં વધારો કરીને ફષિ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો થયો છે

વહેલી તપાસ અગત્યના પ્રથમ પગલા તરીકે અનુસરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવવામાં આવ્યું છે પરિણામે પરીક્ષણોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે સપ્તાહના સરેરાશ દૈનિક પરીક્ષણોમાં જુલાઈમાં સપ્તાહના સરેરાશ સવાબે લાખથી વધીને હવે આઠ લાખ જેટલો વધારો જોવા મળ્યો છે સરકારે કહ્યું કે આ દેશભરમાં પરીક્ષણ પ્રયોગશાળાઓનું સતત વિસ્તરણ થઈ રહ્યું છે

ખેલ રત્ન દેશના સર્વોચ્ય રમત ગૌરવ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે ક્રિકેટર રોહિત શર્મા સહિત ચાર રમતવીરોના નામની ભલામણ કરવામાં આવી છે આ ઉપરાંત એશિયન ગેમ્સ સુવર્ણચંદ્રક વિજેતા વિનેશ ફોગટ ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મરિયપ્પન થાંગાવેલ઼ની પણ ખેલ રત્ન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે

હોકી ઈન્ડિયાના કાર્યકારી પ્રમુખ જ્ઞાનેન્દ્રી નિંગોમ્બેમે જણાવ્યું કે આ શરૂઆતનો ઉદ્દેશ એથ્લેટ્સને મૂળભૂત આર્થિક રાહત પૂરી પાડવાનો છે

આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ મહિનાની મન કી બાતમાં ચર્ચા માટે વિચારોની આપલે કરશે

તેઓ નમો એપ્લિકેશન અથવા માયગોવ પર પણ લખી શકે છે

રાષ્ટ્રપતિ ભવનની યાદી અનુસાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ગોવા રાજ્યપાલના કાર્યો ઉપરાંત તેમની ફરજો પણ નિભાવશે આ નિમણક ચાર્જ સંભાળવાની તારીખથી લાગુ થશે

જયશંકરે શ્રીલંકાના વિદેશ મંત્રી તરીકે ફરીથી નિમણૂક બદલ દિનેશ ગણવર્દનેને અભિનંદન આપ્યા છે શ્રી જયશંકરે ફોન દ્વારા વાતયીત કરી હતી અને બે દેશ વચ્ચેની ભાગીદારીને વધુ ઉંચાઇ પર લઈ જવા માટે સાથે મળીને કામ કરવા માટે આશા વ્યક્ત કરી હતી શ્રી ગણવર્દનેએ શ્રીલંકાના નવા મંત્રીમંડળમાં ગયા અઠવાડિયે શપથ લીધા હતા